પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

ગઈકાલે સ્વતંત્ર્ય દિવસ સમારોહનું રિહર્સલ કરવામાં આવ્યું હતું ભારતીય નૌસેનાને વધુ મજબુત બનાવવા માટે ગઈકાલે ભારતીય નૌસેના

સમગ્ર દેશની દૂધ સહકારી મંડળીઓ માટે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે

આ પ્રસંગે આયોજિત થનારા સમારોહને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે ગઈકાલે દિલ્ફીના ઐતિહાસિક લાલ કિલ્લામાં સ્વતંત્રતા દિવસ સમારોહનું સંપૂર્ણપણે રિહર્સલ કરવામાં આવ્યું હતું

સમારો સ્થળે આશરે યાર હજાર સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે જે લોકોની વચ્ચે સુરક્ષિત અંતર જાળવી રાખવા સંબંધી નિયમોનું પાલન કરાવશે લાલ કિલ્લાની આજુબાજુ એન

ખાસ હથિયારો સાથે અને સુરક્ષા ટેકનીકમાં હોશિયાર સ્વાર દળના કમાન્ડોના અનેક સ્તરવાળા સુરક્ષા ચક્ર બનાવવામાં આવ્યા છે સુરક્ષાને ધ્યાનમાં રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં ચાલક વગરના ડ્રોન જેવા હવાઈ વાહનો પૈરાગ્લાઈડર્સ અને ગરમ હવાના ફગ્ગાઓને ઉડાવવા પર આવતીકાલ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે દિલ્હી પોલીસે સ્વતંત્રતા દિવસના દિવસે રાજધાનીમાં રસ્તા પર ટ્રાફિકના સારા સંચાલન માટે ટ્રાફિક અંગે કેટલાક સૂચનો પણ જાહેર કર્યા છે

ના મારફતે રક્ષા શક્તિ યુનિવર્સિટી દ્વારા ભારતીય નૌસેનાને વધુ સશક્ત બનાવવાની દિશામાં હરણફાળ ભરવા સ્ટાર્ટ અપ અને નવા એકમોને પ્રોત્સાહન આપવામાં આવશે આ ઉપરાંત બન્ને સંસ્થાઓ દ્વારા સંયુક્ત રિસર્ચ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવશે તેમજ નૌસેનાના અધિકારીઓને અદ્યતન તાલીમ આપવા સહિતનાં અનેક કાર્યો કરી નૌસેનાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે ઉલ્લેખનીય છે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીએ હાલમાં પોતાની સ્થાપનાનાં દસ વર્ષ પૂર્ણ કર્યા છે રક્ષા શક્તિ યુનિવર્સિટી તરફથી યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ શ્રી બિમલ પટેલ તથા ભારતીય નૌસેના તરફથી વાઇસ એડમિરલ શ્રી જી

પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે

એ સમગ્ર દેશની દૂધ સહકારી મંડળીઓએ ચોમાસાની ઋતુમાં દૂધાળા પશુઓનું સંચાલન માટે એક મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે

એ તમામ દૂધ સહકારી મંડળીઓને આ માર્ગદર્શિકાનો વ્યાપક પ્રસાર કરવા તેમજ ગ્રામ્ય સ્તરની દૂધ મંડળીઓ સુધી પણ માર્ગદર્શિકાને દર્શાવવા જણાવ્યું છે

દૂધાળા પશુઓને રાખવા આહાર આપવા તેમનું આરોગ્ય સાચવવા અને સંવર્ધનના ક્ષેત્રમાં યોગ્ય પગલાં લેવાની જરૂર વર્તાય છે આ ઋતુમાં પરોપજીવીના ઉપદ્રવની ઘટનાઓ તેમજ આંચળના સોજાની સમસ્યા સર્વસામાન્ય રીતે જોવા મળે છે ચોમાસાની ઋતુ દરમિયાન દૂધાળા પશુઓની કાર્યક્ષમ રીતે કાળજી રાખવા માટે એનડીડીબી દ્વારા વિકસાવવામાં આવેલી એડવાઇઝરી દૂધાળા પશુઓની ઉત્પાદકતાને જાળવી રાખવામાં મદદરૂપ થશે

તમામ મોટી ઓફિસો અને ધંધાર્થીઓ એ તેમના કોવિડ કોઓર્ડીનેટરના નામ સાથેની વિગતો મહાનગર પાલિકાની ઝોનલ ઓફિસમાં પહોંચાડી દેવાની રહેશે

બોટાદ પંથકમાં સતત ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો હોવાથી આખા જિલ્લામાં ગ્રામીણ સડક વ્યવહારને અસર પહોચી છે તો બરવાળાથી ભીમનાથ ચોકડી તરફ જતો રસ્તો પાણીમાં ડૂબી જતાં વાહન થંભી ગયા છે

જામ રાવલ ગામ બેટમાં ફેરવાયુ છે તેમ અમારા પ્રતિનિધિ જણાવે છે

ધરોઇ ડેમની પણ સપાટી ગઈકાલે વધી હોવાના અહેવાલ છે

સુરેન્દ્રનગર જિલ્લામાં એક થી પાંચ ઇંચ વરસાદ ગઈકાલે નોંધાતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હોવાનુ અમારા પ્રતિનિધિ જણાવે છે

રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં અનેક સ્થળે ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ખૂબ વરસાદ થવાને લીધે સરદાર સરોવર અને કરજણ ડેમની સપાટી વધતી જાય છે છોટા ઉદેપુર પંથકમાં ભારે વરસાદને પગલે ઓરસંગ નદી બે કાંઠે વફી રહી છે કોડીનાર સુત્રાપાડા અને વેરાવળમાં ભારે પવન સાથે વરસાદ બપોર પછી શરૂ થયો છે

મી

બોટાદ જિલ્લા કલેકટરશ્રી દ્વારા જિલ્લા તેમજ તાલુકાના તમામ અધિકારીશ્રીઓ સાથે જિલ્લામાં વરસાદની પરિસ્થિતિની જાણકારી અંગે તાકીદની વિડિયો કોન્ફોરન્સના માધ્યમથી બેઠક યોજાઈ હતી